ભરતી માટે ની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કર્યું છે

થી નુકશાન વળતર યૂકવવા વ્યવસ્થા કરશે

કેન્દ્રિય કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી પરસોત્તમ રૂપાલાએ ગુજરાત ને હૈથા ધારણ આપી છે કે તીડ નો સફાયો કરવા માટે કેન્દ્ર તરફ થી પૂરતી મદદ અપાશે

તીડ ના ઉપદ્રવ ને ખાળવાની કાબેલિયત ધરાવતા તજ જ્ઞો પણ કેન્દ્ર તરફ થી રાજ્ય ને અપાયા છે અને તેઓ ફિલ્ડ માં કાર્યરત છે

વેરાવળ ખાતે નાગરિક સમિતિ દ્વારા યોજાયેલી રેલી માં ગીર સોમનાથ જિલ્લાના સામાજિક તથા રાજકીય આગેવાનો જોડાયા હતા આ રેલીમાં મહિલા કાર્યકરોની સંખ્યા સૌ નું ધ્યાન ખેચે તેટલી વધુ હતી ભાજપના આણંદ જિલ્લા એકમ દ્વારા આ વિષય ઉપર પ્રબુધ્ધ નાગરિકોનું એક સંમેલન યોજાઇ ગયું જેમાં મોદી સરકારે નાગરિકતા વિષે આદરેલી જહેમત પાછળના હેતુ થી સૌની વાકેફ કરાયા હતા તથા કાયદા ની સમજ પણ આપવામાં આવી હતી

તરીકે જાણીતા થયેલા આ કાયદાને હમણાં સંસદની બહાલી મળી છે અને હવે તેનો રાષ્ટ્રવ્યાપી અમલ શરૂ થવાનો છે જ્યારે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપનું સર્જન થવું બાકી છે તેના રાષ્ટ્રવ્યાપી અમલ માટેના નિયમો અને પ્રક્રિયા પણ નક્કી થવી બાકી છે

માટે જે કામગીરી યાલી રહી છે તે સર્વોચ્ય અદાલત ના હકમ પ્રમાણે ચાલી રહી છે અને આસામ સમજૂતી પ્રમાણે તેનો અમલ કરાયો છે આમ નાગરિકત્વ સુધારા કાયદા સાથે એન

ને સાંકળવાની વાત માત્ર ભ્રમણા છે સત્ય નહીં નાગરિકત્વ સુધારા કાયદા અંગે યાલતા દુષ્પ્રચારના એક મોટા મુદ્દા ની ચોખવટ કરી લઈએ નાગરિકત્વ સુધારા કાયદો હોથ કે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપ ભારતીય મુસ્લિમો માટે કે અન્ય કોઈ ધર્મ ની વ્યક્તિ માટે ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી

એટ્લે કે નેશનલ રજિસ્ટર ફોર સિટિજનશીપ એક એવી રાષ્ટ્રીય નામાવલી હશે જેમાં દરેક નાગરિક નું નામ નોંધાયેલ઼ હશે અને ધર્મ ને આધારે આ નામ નોંધણી હરગિજ થવાની નથી ધર્મ પ્રમાણે સૌના નોંધવામાં આવશે એ વાત ખોટી છે અને ગેરમાર્ગે દોરતી વાત છે જેનાથી સૌ સાવચેત બને અમારા શ્રોતા સમક્ષ સ્પષ્ટતાનો પ્રયાસ દરેક બુલેટિન માં ચાલતો રહેશે આકાશવાણી અમદાવાદ સમાચાર વિભાગ દ્વારા નાગરિકત્વ સુધારા કાયદા અંગે ચર્ચાનું આયોજન કરાયું હતું

અગાઉ આર્થિક અનામત અંગે સર્વોચ્ય અદાલત ના યુકાદા ને લીધે આ ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામા આવી હતી જે હવે ફરીથી હાથ ધરાશે ભરતી માટે ની જગ્યા માં આર્થિક અનામત રાખવા માટે નો નિર્ણય થયો હોવાથી તે પ્રમાણે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારો ને પૂરતો ન્યાય મળે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગઈકાલે ગાંધીનગર નજીક સુઘડ ખાતે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાનમાં સમાજમિત્ર અજીત જાદવના અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી સ્વામી દયાનંદ સરસ્વતી જેવા ગુજરાતના ઘણાં મહાપુરૂષોએ સમાજમાં ફેલાયેલા દૂષણો કુરિવાજો દૂર કરવા અથાક પ્રયાસો કર્યા છે એના જ પ્રયાસો તથા સમાજ સેવાના કાર્યો ગુજરાતના અજીતભાઈ કમળાબહેન સહિતના મહાનુભાવો કરી રહ્યા હોવાનું રાજ્યપાલે ઉમેર્થું હતું રાજ્યપાલે ગુજરાતમાં ખેતીમાં સુધારો લાવી આરોગ્યપ્રદ ખેતી શરૂ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો

પાવાગઢ તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિર ખાતેથી ગઈકાલે પાવાગઢ પર્વત ની પરિક્રમાની શરૂઆત પ્રસંગે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર હાજર હતા

માધવપુર ઘેડ મેળાના આયોજન અંગે ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ અને મુખ્યમંત્રી વચ્ચે ઉચ્યસ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં આ મેળાને વ્યાપક રૂપ આપવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે